કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર ખેડુતોને તેમની ઉલ્લ જની ફાયદાકારક કિંમત મળે તે સુનિશ્ચિત કરવા બધા જ પ્રયાસ કરી રહી છે

દરમિયાન ફિલ્મ નિર્માણના કાર્યને વેગીલુ બનાવવા સરકાર માનક સંચાલન પ્રક્રિયા જલ્દીથી લાગુ કરશે

જેમાં ઓકસીજન આઇસીયુ વેન્ટીલેટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે

નરેન્દ્રસીંહ તોમર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર ખેડુતોને તેમની ઉ જની ફાયદાકારક કિંમત મળે તે સુનિશ્ચિત કરવા બધા જ પ્રયાસ કરી રહી છે

તેમણે કહયું કે સરકાર ટેલીવીઝન ધારાવાહિક ફિલ્મ નિર્માણ ા નીમેશન ા ને ગેમીંગને ગતિ મળે ા ને કેટલીક છુટછાટ મળે તે માટે તૈયારી કરી રહી છે તેમણે કહ્યું કે આ ઉપાયોની જલ્દીથી જાહેરાત કરવામાં આવશે

તેમણે કહ્યું કે કોવીડ મહામારીએ લોકોને સંવાદના નવા ઉપાયો વિયારવા મજબુર કર્યો છે